નવા ભારતમાં સમૃદ્ધ પૂર્વ ભારતના નિર્માણના ભાગરૂપે આ પરિયોજના આરોગ્ય માર્ગ ઉચ્ચ શિક્ષણક્ષેત્ર અને સંસ્ક્ર તિ સંબંધિત છે

સી હોસ્પીટલનું ઉદઘાટન કર્યું હતું એવી જ રીતે શ્રી મોદીએ બુદ્ધ ભગવાનની ઘણી પ્રતિમાઓ ધરાવતા લલીતગીરી મ્યુઝિયમનું પણ ઉદઘાટન કર્યું દરમ્યાન શ્રી મોદીએ આઇઆઇટી ભૂવનેશ્વરમાં એક સમારોહમાં પઇકા વિદ્રોહીઓની સ્મૃતિમાં સ્મારક ટિકીટ અને સિક્કાઓનું વિમોચન કર્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે નવી દીલ્હીમાં સંસદભવનમાં એનેકસીમાં અટલબિહારી વાજપેયીના સન્માનનમાં એક સ્મારક સિક્કો જાહેર કર્યો આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી મોદીએ જજ્ઞાવ્યું હતું કે વાજપેયીજી એક દાયકાથી જીવનથી ઘણા દૂર રહ્યા હતા પરંતુ લોકોએ તેમના મૃત્યુ પછી જે પ્રકારે શ્રદ્ધાંજલિ આપી છે જે જોતાં એવું ચોકક્સ લાગે કે તેઓ લોકોના કેટલા લોકપ્રિય અને પ્રશંસનીય વ્યક્તિત્વ ધરાવતા હતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ જજ્જાવ્યું કે અટલજી એક કદાવર નેતા હતા અને સમાજના બધા જ વર્ગોના લોકો તેમનો આદર કરતા હતા

શ્રી મોદીએ જજ્ઞાવ્યું કે અટલજી સાંબા સમય સુધી વિપક્ષમાં રહ્યા હતા અને હંમેશા રાષ્ટ્રીય હીતના વિષયમાં વાત કરી છે તેમણે આ બાબતે ક્યારેય સમાધાન કર્યું નથી શ્રી મોદીએ કહ્યું કે અટલજી ઇચ્છતા હતા કે લોકતંત્ર સર્વોચ્ચ હોવું જોઇએ અને આ વિચારધારામાં કયારેય સમાધાન થવું જોઇએ નહીં

આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયના પ્રકાશનમાં જજ્ઞાવાયું છે કે મુખ્ય સમાધિમાં નવ બ્લોકોની વચ્ચે કેન્દ્રમાં દીવાની આકૃ તિમાં બની છે નવની સંખ્યા ઘણું મહત્વ ધરાવે છે જે નવરસ નવરાત્રિ અને નવગ્રહોને પજ્ઞ દર્શાવે છે નવ વર્ગોને કમળની પાંખડીઓના રૂપમાં સંયોજવામાં આવ્યું છે

વૈં કૈયા નાયડએ લોકોને શુભેચ્છા પાઠવી છે

શ્રી કોવીદિ જજ્ઞાવ્યું કે નાતાલની ઉજવણી માનવ મૂલ્યોથી થવી જોઇએ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે નાતાલ એ આનંદ અને ઉલ્લાસનો પ્રસંગે છે શ્રી નાયડુએ કહ્યું કે લોકોએ માનવીય મૂલ્યોને જાળવી રાખવા જોઇએ

જેથી જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનઅધિકૃત રીતે ધાસયારો વેંચવા પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી છે જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી રેમ્યાટ મોહનેફોજદારી કાર્યરીતી અધિનિથમ સીઆર પી સી